પ્રાદેશિક સમાચાર નીકીતા શાહ વાંચે છે

નવા કેસ પણ નોંધાયા

જોકે હળવા ઝાપટાં ચાલુ રહેવાની આગાહી કરાઈ

આજે ઈન્ડીયા ગ્લોબલ કોન્ફરન્સનું ઉધ્ધાટન કરતાં શ્રી મોદીએ સરકાર દ્રારા લેવાયેલાં વિવિધ પગલાંની માફીતી આપી હતીં અને કહ્યું કે સામાજિક અને આર્થિક પડકારોનો કટિબધ્ધપૂર્વક સામનો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ માટે આહ્રવાન કર્યું છે કોરોનાની રસી બનાવવાની ભારતની ઔષધ કંપનીઓની ક્ષમતાઓ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું

આ કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા કાર્યરત છે

તેમાં ભારતમાં સામુદાયિક સંક્રમણ હોવાની બાબત નકારી કાઢવામાં આવી છે

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નિયામક ડો સુજીત સિંહે રોગચાળા દરમિયાન ભારતમાં હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ પ્રયાસો અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો બેઠકમાં શ્રી હર્ષ વર્ધન ઉપરાંત વિદેશમંત્રી જયશંકર નાગરિક ઉક્ટયન મંત્રી હરદીપ પુરી આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે જહાજ અને રસાયણ તથા ખાતર બાબતોના રાજ્યમંત્રી મનસુખ માંડવીયા વગેરે જોડાયા હતા

બોટાદ જિલ્લામાં આજે કોરોનાનાં સાત કેસ નોંધાયા છે

છોટાઉદેપુર જિલ્લા માં કોરોના વાઇરસ અટકાવા વેપારી મંડળ એ લીધો મહત્વનો નિર્ણય લીધો છે

જોકે આજે વધુ બે દર્દીને સાજા થતાં રજા અપાઈ છે

કોરોના મુક્ત થયેલા ડાંગ જિલ્લામાં આજે એક સાથે ત્રણ કેસ નોંધાયા છે આજે જિલ્લાના વધઈ ખાતે બે અને કુડકસ ખાતે એક પોઝીટીવ કેસ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ્લામાં પાંચ કેસ નોંઘાય હતાં જે તમામ દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતાં અને ડાંગ જિલ્લો કોરોનામુકત બન્યો હતો પંચમહાલ જિલ્લામાં વધુ ચાર કોરના પોઝીટીવ કેસ મળી આવ્યા છે જ્યારે સારવાર લઈ રહેલા એક દર્દીનું મૃત્યુ થયું છે

મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે માહીતી સાંભળીએ અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી પાસેથી

ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે

પરંતુ આ ઈન્જેકશનનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ હોવાને કારણે તેનો વિવેકપ્રર્વક ઉપયોગ કરવા તબીબોને અપીલ કરાઈ છે અને ઈન્જેકશન આપવા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે જે ખાનગી હોસ્પીટલને આ ઈન્જેકશનોની જરૂરિયાત હોય તેમણે પ્રીસ્ક્રીપશન ઈન્વેસ્ટીગેશનના રીપોર્ટ અને કેસ પેપર્સ ઈ મેલ કરવાનાં રહેશે

કલેકટરની અધ્યક્ષતામાં બનેલી તબીબોની ટીમ રીપોર્ટ જોઈને ઈન્જેકશનની ફાળવણી કરશે

જામનગરની જી જી હોસ્પિટલમાં ત્રીજા વર્ષના રેસીડન્ટ ડોકટર પ્રિયાંક બત્રા બે મહિના અગાઉ કોરોના સંક્રમિત થયા હતા જેમની સારવાર જી જી

કુંવરજી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે હળવદની મુલાકાત લીધી તેમણે ટીકર રોડ પર આવેલ પાણીના સંપની અને બ્રાહ્મણી ર ડેમની મુલાકાત લીધી હતી અને ઉનાળામાં હળવદમાં ઊભી થતી પાણીની સમસ્યા નિવારવા ચર્ચા કરી હતી

શ્રી બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકાનાં ચાણપાની પાણી પુરવઠા યોજનાના મુખ્ય મથકની મુલાકાત પણ લીધી હતી તેમણે પાણી પુરવઠાનાં પૂરાં થયેલાં અને પ્રગતિ હેઠળનાં કામોની જાત માહીતી પણ મેળવી હતી વરસાદ રાજયભરમાં આજે પણ હળવો વરસાદ યાલુ રહ્યો છે અને થોડી થોડી વારે વરસાદ ઝાપટાં પડી રહ્યાં છે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં સરેરાશ એક ઇંચ વરસાદ થયાનાં અહેવાલ છે

વરસાદ બાદ વરાપ નીકળતાં ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે જ્યારે કેટલાંક ખેડૂતોને આ વરસાદમાં બીજીવારનું પાણી પણ મબ્યું છે

માછીમાર ભાઈઓ માટે ચેતવણીની કોઈ સુચના નથી

સિંચાઇ યોજનાનો અડવાણા જળ સંપતિ ડેમ પૂરેપૂરો ભરાઇ ગયો છે અને તેમાં દરવાજા ન હોવાથી તે ઓવરફ્લો થતા સોઢાણા અને અડવાણા ગામને સાવચેત કરાયા છે

તેવી જ રીતે સોરઠી સિંચાઇ યોજના ડેમ પૂરેપૂરો ટકા ભરાઇ જતા દરવાજા વિનાનો આ ડેમ ઓવરફ્લો થતા અડવાણા સોઢાણા ભેટકડી અને ગોરાણા ગામને સાવચેત કરાયા છે જ્યારે અમીપુર સિંચાઇ યોજના ડેમમાં પાણીની આવક વધતાં અમીપુર બળેજ ગરેજ રાતીયા અને ઉટડા ગામોને સાવચેત કરાયા છે

કાલીન્દ્રી બંધ પણ પૂરેપૂરો ભરાઇ જતા ઇશ્વરીયા માલ ચોલીયાણા અને કોટડા ગામને સાવચેત કરાયા છે તે જ રીતે ભાદર કર્લી બરડાસાગર ખંભાળા મેઢાકીક અને ફોદાળા બંધ પણ છલકાઈ ગયા છે